ઃ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવા સાથે બે દિવસ પછી કમોસમી વરસાદના ઝાપટાં પાડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે

ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ મહત્વની બેઠક ઉચ્ય પોલીસ અધિકારીઓ સાથે યોજી કરફ્યૂનો અમલ સફળ રહે તેવા પગલાંની ચર્ચા કરી હતી કોરોના સારવારમાં વપરાતી જીવન રક્ષક દવાઓનો કાળો વેપાર રોકવા માટે કડક પગલાં ભરવાની સૂચના પણ તેમણે પોલીસ અધિકારીઓને આપી હતી કોરોનામાં જીવ ગુમાવનાર પોલીસ કર્મીઓ પ્રત્યે સંવેદના શ્રી જાડેજાએ આ બેઠકમાં વ્યક્ત કરી હતી કોરોના સંક્રમણ રોકવા માટે ગુજરાત વડી અદાલતે આપેલી સૂચનાનું પાલન કરવાનું પણ તેમણે આ બેઠકમાં સૌ ને કહ્યું હતું

આમ નાગરિકોને આરોગ્યસુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે બંગાળ હિંસા સામે ભાજપ વિરોધ ધરણાં ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવડિયાએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરતો પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો છે અને પ્રદેશ ભાજપ તરફથી આ પત્રની નકલ સાર્વજનિક કરવામાં આવી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપ કાર્યકરો ઉપર ઠેર ઠેર હિંસાખોરી થઈ રહી હોવાથી શ્રી કાવડિયાએ ટીએમસી સરકાર સામે આવું પગલું ભરવાની હિમાયત કરી છે શ્રી કાવડિયા એ લખ્યું છે કે બંગાળમાં રાષ્ટ્રવાદી લોકો નિસહાય થઈ ગયા છે ત્યારે કાયદાનું શાસન ત્યાં સ્થાપવા હવે રાષ્ટ્રપતિ શાસન એક માત્ર વિકલ્પ બચ્યો હો પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકર્તા ઉપર થઈ રહેલા જીવલેણ હુમલાનો વિરોધ કરવા માટે ભાજપના જિલ્લા એકમો દ્વારા ધરના યોજવાનું આજે પણ ચાલુ રહ્યું હતું પંચમહાલમાં ગોધરા અને મોરવા હડફના કાર્યકરો દ્વારા કોવિડ પ્રતિરોધક પગલાં સાથે ધરણાં યોજાયા હતા તો પાટણમાં પણ બગવાડા દરવાજા ખાતે ભાજપ અગ્રણી કે

પટેલ ની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું વડોદરા ખાતે પણ ભાજપ કાર્યકરો એ વિરોધ સૂત્રોચ્યાર સાથે ધરણાં યોજી ટીએમસી ની હિંસાને વખોડી કાઢી હતી રાજયપાલ વેબિનાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવર્તે જણાવ્યું છે કે એક બીજાના સુખ દુઃખમાં સહયોગી બનાવાની ભાવનાથી જ કરોના સામેના જંગમાં સફળ થઈશું પ્રેસ ઈન્ફોર્મેન્શન બ્યુરો અમદાવાદ અને રીજનલ આઉટરીચ બ્યુરો અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે યોજેયલા વેબીનારમાં રાજ્યપાલે રાજભવન દ્વારા શરૂ કરાયેલા કોરોના સેવાયજ્ઞ વિશે વિશેષ માહિતી સહિત માર્ગદર્શન આપ્યું હતું રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે કોરોના મહામારી સામેના જંગમાં સરકાર સામે સાતે સમજાના પ્રત્યેક વર્ગ સમૂહ સક્રિય બનીને જોડાય તે મહત્વનું છે આ વેબીનારની શરૂઆતમાં પ્રેસ ઈન્ફોર્મેશનના બ્યુરોના પશ્ચિમ ક્ષેતના ડાયરેક્ટર જનરલ મનીષ દેસાઈએ કોરોના સંબધિત સંચાર પ્રણાલીની મહત્વાતા દર્શાવી ટ્રેકિગ ટ્રેસિંગ ટ્રીટમેન્ટ અન કોરોના ઉપયુક્ત વ્યવહાર દ્વારા સંક્રમણને ખાળવાની સમગ્ર પ્રક્રિયા સંચાર માધ્યમ અને સોશ્યલ મિડિયાની ભૂમિકા અસરકારક ગણાવી હતી ગુજરાત પ્રદેશના ડૉકટર ધીરજ કાકડીયાએ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવનોનું સ્વાગત કરી વેબીનારનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો રીજનલ આઉટ રીય બ્યૂરોના નિદેશક સરિતા દલાલે વેબીનારનું સમાપન કરાવ્યં હતું રાજકોટમાં કોરોના કેસમાં ઘટાડો રાજકોટના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યુ છે કે કોવિડની ઓપીડીમાં નવા કેસની નોંધણી ઘટી રહી હોવાનું ફલિત થતાં રાહતનો અનુભવ થયો છે ગંભીર હોય તેવા નવા કેસ પણ ઘટી રહ્યા હોવાની વાત તેમણે કરી હતી તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ જસદણ અને ઉપલેટા ખાતે મેડિકલ ઑક્સીજનના પ્લાન્ટ ઊભા કરવા માટે ધારાસભ્યોની ગ્રાન્ટ માથી ફાળવણી મળવા લાગી છે

જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનિબેન રાવલે જણાવ્યુ છે કે વિધવા સહાય નથી મળી તેવી અરજી વોટ્સ એપ ઉપર મેળવવાનો પ્રચોગ કચ્છમાં પહેલી વાર કર્યો છે અરજી આપવા માટે ગામડેથી ભુજ આવવામાં કોરોના ચેપનું જોખમ હોવાથી આ વ્યવહારુ ઉકેલ કાઢયો હોવાનું તેમણે કહ્યું હતું

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ના જણાવ્યા પ્રમાણે ડ્રાઇવથ્યૂ ટેસ્ટિંગ માથી પ્રેરણા લઈ વેક્સિન માટેપણ આવો પહેલો પ્રયોગ કરવાનો યશ કચ્છના ફાળે જાય છે વરસાણી હાઈ સ્ફૂલમાં યુવા માટે આગવું રસીકરણ કેન્દ્ર સાંભળતા ડોક્ટર ખુશ્બુ ભણસાલીએ જણાવ્યુ છે કે કોવિન પોર્ટલ ઉપર નોંધણીના આધારે અંહી બોલાવેલા બધા યુવા વેક્સિન લેવા આવ્યા હતા અને મોટરમાં બેઠા બેઠા રસી મૂકાવવાનો અનુભવ લીધો હતો

આકાશવાણી સાથે વાત કરતા બનાસ ડેરીના જનરલ મેનેજર બીપીન પટેલે કોરોના સામેની લડતમાં બનાસ ડેરી દ્વારા લેવાયેલા પગલા અંગે આ મુજબ જણાવ્યું હતું

મોસમ વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ કહ્યું છે કે ગરમીના પ્રકોપ વચ્ચે છાંટા પડે તેવી સિસ્ટમ આકાશમાં આકાર લઈ રહી છી

થોડા દિવસ અગાઉ કોરોના સામે જંગ જીતીને તેઓ ઘેર આવ્યા હતા ધારાસભ્ય તરીકે ચાર વખત ચૂંટાયેલા પ્રતાપભાઈએ ગુજરાતના નાણાંમંત્રી તરીકે પણ ફરજ અદા કરેલી

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગરના વિકાસ માટે સદાય લડતા રહેલા પ્રતાપભાઈને વિદાયથી આ પંથક પોતે ટોચનો આગેવાન ગુમાવ્યો હોવાનું દુખ અનુભવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી શ્રંદ્વાજલિ પાઠવી છે